મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયની સરકારી ઇમારતોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટીંગ પધ્ધતિ અપનાવવા આહવાન કર્યુ ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડથાએ જણાવ્યું છે કે આઠ વિધાનસભા બેઠકોની પેટા ચુંટણીમાં સરકારમાંથી એક મંત્રી અને સંગઠનમાંથી એક હોદેદાર મળી બેઠક દીઠ બે ઇન્યાર્જની નિમણુંક કરવામાં આવી છે

આ ઓકસીજન યુનીટને રહેઠાણો હોસ્પિટલો અને અંતરીયાળ ગ્રામીણ વિસ્તારોમાં ઉપયોગ કરી શકાશે ડોકટર ફર્ષવર્ધને ટવીટર પર કહથું છે કે આ યુનીટની મહત્વપુર્ણ ખુબી એ છે કે આના માટે ઓકસીજન સીલીન્ડરની જરૂરીયાત નથી પડતી આના ઉપયોગથી વેન્ટીલેટર અને ઓકસીજન સીલીન્ડરની માંગમાં ઘટાડો થવાથી મદદ મળી શકે છે આરોગ્ય મંત્રીએ કહયું કે જો કોરોનાના દર્દીઓને શરૂઆતમાં જ ઓકસીજન મળી જાય તો પાછળથી તેમને વેન્ટીલેટરની જરૂરીયાત નથી રહેતી

રાજપીપળા કોવીડ હોસ્પિટલમાંથી આજે કોરોના પોઝીટીવના સાત દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે

જીલ્લામાં કોરોનાના કારણે એક પણ વ્યકિતનું મૃત્યુ થયું નથી

વલસાડ જીલ્લામાં કોરોનાના કેસો નોંધાતા જીલ્લાના વિવિધ વીસ્તારોમાં એપી સેન્ટર અને કન્ટેઇમેન્ટ ઝોન નકકી કરાયા છે સુરેન્દ્રનગર જીલ્લામાં આજે છ દર્દીઓ સાજા થતાં તેમને સુરેન્દ્રનગર કોવીડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે

મોરબી જિલ્લા માં આજે યાર દર્દીઓ કોરોના ની સારવાર બાદ સાજા થતાં તેઓને હોસ્પિટલમાથી રજા આપવામાં આવી છે જામનગર જીલ્લામાં આજે વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા છે

રેઇન વોટર હાર્વેસ્ટીંગ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની સરકારી શાળાના મકાનો સરકારી ભવનોમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની રેઇન વોટર હાર્વેસ્ટીંગ પદ્ધતિ અપનાવી જળ સંગ્રહનું આહવાન કર્યુ છે મુખ્યમંત્રીશ્રીએ વડોદરા જિલ્લાની સરકારી શાળાઓમાં રેઇન વોટર ફાર્વેસ્ટીંગના દેશભરમાં પ્રથમ એવા સફળ પ્રયોગનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોન્ચીંગ કર્યુ હતું

ભાજપ બેઠક ભાજપ પ્રદેશ પ્રવકતા શ્રી ભરત પંડયાએ જણાવ્યું છે કે ભાજપની આજે મળેલી બેઠકમાં આઠ વિધાનસભા બેઠકોની યોજાનારી પેટાયુંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી આઠ બેઠકો માટે સરકારમાંથી એક મંત્રી અને સંગઠનમાંથી એક હોદેદાર મળી બેઠક દીઠ બે ઇન્યાર્જની નિમણું કરવામાં આવી છે

જેમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન શ્રી અથવા તબીબી અધિક્ષકશ્રી મેડિકલ કોલેજ સંલઝ્ન હોસ્પિટલ અધ્યક્ષ તરીકે રહેશે આ ઉપરાંત યાર સભ્યોની નિમણૂક કરાઇ છે જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ઓર્થોપેડિક સર્જન ઇએનટી સર્જન ઓપ્થલ્મિક સર્જન સાઇકિયાદ્રિક અને જનરલ ક્રિઝિશિયન અથવા બાળરોગ નિષ્ણાત ઓક્વપેશનલ થેરાપિસ્ટ અથવા ક્લિનિકલ સાથકોલોજીસ્ટ અથવા ફિઝિયોથેરાપિસ્ટ તથા અધ્યક્ષશ્રી જરૂર મુજબ નિષ્ણાંતની નિમણૂક કરી શકશે હાઈ સપોર્ટ નીડના એસેસમેન્ટ અને પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારે પોતાની દિવ્યાંગતાના પ્રકાર મુજબ નક્કી થયેલ પોતે જ્યાં રહેતા હોથ તે જિલ્લામાં નજીકની મેડિકલ ઓથોરિટી સમક્ષ અરજી કરવાની રહેશે